જ્યારે બીજા તબક્કામાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન કરીને શાળા કોલેજોશૈક્ષણિકતાલીમ અને કોચિંગ સંસ્થાઓને ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે નવી માર્ગદર્શિકા મુજબ દેશભરમાં ખૂબ જ મર્યાદિત પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે જેમાં સ્વિમિંગ પૂલસિનેમાજીમમેટ્રો રેલ સેવાબારઓડિટોરિયમ વગેરેનો સમાવેશ થાય છે ગૃફ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થથાવત રહેશે સમગ્ર દેશમાં રાત્રિના નવથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફથૂનો અમલ યથાવત રહ્હેશે આશુતોષ અંતાણી પધાનમંત્રી મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે આ કાર્યક્રમ આકાશવાણી અને દ્રરદર્શનની બધી જ ચેનલો પરથી પ્રસારિત કરાશે મન કી બાત કાર્ચક્રમની આ કપમી કડી ફશે

ત્યારબાદ તરત જ તેનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારિત કરાશે જે ગુજરાતના તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ

કેન્દ્રો પરથી સાંભળી શકાશે આવતીકાલે રાત્રે આઠ વાગ્યે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે

રિજ્યોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ ટી

સમગ્ર રાજ્યમાંથી દુકાનો માટે ઓડ ઈવન પદ્વતિ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે ટુ વ્ફીલરમાં ફવે બે વ્યક્તિને સવારીની જ્યારે ફોર વ્ફીલર મોટાં વાફનોમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે સામાજિક અંતરના પાલનના નિયમ સાથે ઓફિસો શરૂ કરી શકાશે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નફીં મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનના ચાર તબક્કા દરમિયાન જનતાએ આપેલા સફકાર બદલ આભાર માનવા સાથે દરેક ગુજરાતીને કોરોના વોરિયર બનીને કામ કરવા અનુરોધ કરવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા સોશિયલ ડીસ્ટર્શીંગનું પાલન કરવા સાથે જરૂરી માર્ગદર્શિકાઓનું ચુસ્ત પણ પાલન કરવા અનુરોધ કર્યો છે આશુતોષ અંતાણી હવામાન રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથો પડી રહેલી ગરમી બાદ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે હવામાન વિભાગ દવારા કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જુદાજુદા ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સધી હળવો કે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે